સંબોધન સાંજે સાત વાગ્યાથી ઓલ ઇન્ડિયા રેડિયોના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવશે હિન્દીમાં દુરદર્શનની બધી જ ચેનલો પર અને અંગ્રેજી સંસ્કરણ તે પછી પ્રસારિત કરવામાં આવશે

આ પ્રસંગે આયોજિત થનાર સમારોહને ધ્યાને લેતા રાજધાની દિલ્ફી ખાતે સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવામાં આવી છે

આર સી માં ફરજ બજાવતા હિમાંશુ સોમપુરાની શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક માટે પસંદગી થતાં સહ કાર્યકરોમાં આનંદ છે

બાળકોને ભણતરને બદલે કેળવણી આપવાની ધગશ અને પ્રયોગશીલતા બદલ તેમની કદર થઈ હોવાનું શ્રી સોમપુરા જણાવે છે

એકમ ફજુ કાર્યરત છે અને નવો વિક્રમ આગામી દિવસોમાં સર્જાવાની દિશામાં કાર્યરત છે

અદાની પાવર લીમીટેડના મેનેજીંગ ડીરેક્ટર અનીલ સરદાનાએ જણાવ્યું કે થર્મલ યુનીટનું સતત સંચાલન કોઈ પણ પ્રકારના અવરોધ વગર થયું છે

અને સલામી ઝીલશે